સંકલિત મુસદા મતદાર યાદીની પ્રસિધ્ધિ રૂપ નવેમ્બરે કરાશે અને હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા

મતદાર ચકાસણી કાર્યક્રમ અંતર્ગત મતદાર વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ મારફતે તથા ઇ ગ્રામ કેન્દ્ર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે પોતાની વિગતની ચકાસણી તથા પ્રમાણિકરણ કરી શકે છે

મતદાર ચકાસણી કાર્યક્રમ દરમિયાન મતદારે પોતાની વિગતોની ચકાસણી માટે ભારતીય પાસપોર્ટ ડ્રાઇવીંગ લાઇસન્સ આધાર કાર્ડ રેશન કાર્ડ સહિતના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે આશુતોષ અંતાણી કચ્છ નલિયા બ્રોડગેજ રેલવે લાઈન ભુજ નળિયા રેલવે લાઈનના બ્રોડગેજમાં રૂપનાતર તથા તેને વાયોર સુધી લંબાવવાની કામગીરી ફરીથી ટૂંક સમયમાં શરૂ થશે તેવો સકારાત્મક પ્રતિભાવ સંસદ સભ્ય વિનોદ ચાવડાને રેલવે મંત્રાલયે આપ્યો છે

હવે જાહેર સાહસ મારફતે સૈધાંતિક મંજુરીથી કાર્યવાહી યાલુમાં હોવાનું શ્રી યાવડાને જણાવ્યું છે ટ્રંક સમયમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવાથી આ કામગીરી શરૂ થવાની આશા બંધાઈ છે

ભુજ તાલુકાના ભુજોડી ગામના વણકર હમીર વિશ્રામ સીજુની સુતરાઉ કાપડની કલાત્મક શાલ માટે પસંદગી થઇ છે આ અંગે શ્રી હમીરભાઈએ આકાશવાણીને પ્રતિભાવ આપતા જણાવ્યું કે

આશુ તોષ અંતાણી કચ્છ તીડના આક્રમણની શક્યતા જીલ્લામાં ચોમાસું લંબાતા ખેતીના પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે લખપત તાલુકાના સરહદી કાંઠાળ પદ્દી વિસ્તારોમાં તીડના હૂમલાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે તાલુકા મામલતદાર અને ખેતીવાડી વિભાગને જાણ કરાતાં અધિકારીઓ ગ્રામસેવકો તલાટીઓ વગેરે વિવિધ ગામોની મુલાકાતે પહોંચી ગયા હતા

ભારત શ્રેણીમાં બે વિરુદ્ધ શૂન્યની અજેય સરસાઈ ધરાવે છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાસે પ્રથમ જ વખત દક્ષીણ આફ્રિકાને ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટ વોશ કરવાની તક રહેશે હજુ સુધી કોઈ પણ એશિયન ક્રિકેટ ટીમ ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચની શ્રેણીમાં દક્ષીણ આફ્રિકાને વ્હાઈટ વોશ કરી શકી નથી